સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે લગભગ સાડા ત્રણ ટકાનો કડાકો કેન્દ્રીય દવા નિયંત્રક ડીસીજીએની નિષ્ણાત પેનલે રશિયન રસી સ્પુટનિક વી ને

વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ તેમના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરી રહ્યા છે

ગયા શનિવારે મતદાનના યોથા તબક્કા દરમિયાન કૂચ બિહાર જિલ્લાના સીતલકુચી મતદાન મથક પર ટોળા દ્વારા તોફાન અને ગોળીબારની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે

અમારા સંવાદદાતા જન્વે છે કે દાર્જિલિંગ જિલ્લામાં અલગ રાજ્યની માંગ ચાના કામદારોને જમીનના અધિકાર પર્યટન ક્ષેત્રે વિકાસ ગોરખા સમુદાયને એસ ટી

તેમાં રાજસ્થાનમાં ત્રણ કર્ણાટકમાં બે અને ગુજરાત ઝારખંડ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મિઝોરમ ઓડિશા તેલંગાણા અને ઉત્તરાખંડની એક બેઠક છે દરમિયાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ચૂંટણી પ્રચાર યાલી રહ્યો છે

સાતમા અને આઠમા તબક્કા માટે ઉમેદવારનું અંતિમ ચિત્ર આજે સાંજે સ્પષ્ટ થઈ જશે કારણ કે ઉમેદવારી પરત ખેંચવાનો આખરી દિવસ છે

આજે બર્ધમાનમાં એક જાહેર સભાને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે રાજ્યની પ્રજાએ હરાવવાનો નિર્ણય લેતાં તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી દિવસેને દિવસે ગુસ્સે થઈ રહ્યા છે તેમણે કહ્યું બંગાળ રોજગારી માંગે છે અને ભાજપ સરકાર ઇચ્છે છે પ્રધાનમંત્રીએ આજે વધુ બે જાહેર સભાઓને પણ સંબોધી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ઉત્તર પૂર્વના કાલિમપોંગ ખાતે પાર્ટીના ઉમેદવાર માટે રોડ શો યોજ્યો હતો રોડ શોમાં પાર્ટીના અનેક કાર્યકરો અને સમર્થકો શ્રી શાહ સાથે જોડાયા હતા

ભાજપે કહ્યું છે કે સુજાતા મંડલ ખાન દ્વારા પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિ વિરુદ્ધ નિવેદન અપમાનજનક છે

શ્રી કોવિંદે ઝડપથી સાજા થવા શુભેચ્છાઓ અને પ્રાર્થના માટે દરેકનો આભાર માન્યો

રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ ઘરે પાછા ફર્યા તેનો આનંદ છે

સૂક્ષ્મ લધ્ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં એમ

ક્ષેત્રના ઉત્થાન માટે સરકાર કટિબદ્ધ છે સરકાર અર્થતંત્રમાં એમ

નું થોગદાન વધારવા નિકાસ ક્ષમતા અને આ ક્ષેત્રમાં રોજગાર પેદા કરવા માટેની સગવડને વધારવા માટે અનેક પગલાં લઈ રહી છે તેમણે ઉમેર્યું કે આ પગલાંથી આ ક્ષેત્રમાં પાંચ કરોડ જેટલી રોજગારી પેદા થશે આજે એમએસએમઇ અંગેના એક પરિસંવાદને સંબોધન કરતાં મંત્રીએ જણાવ્યું કે અર્થવ્યવસ્થામાં એમ

તેમણે કહ્યું એમ

ઉદ્યોગોમાંથી નિકાસ વધારવાના પ્રયત્નો ચાલી રહ્યા છે

એસ એમ

ક્ષેત્રે ડિજિટલાઇઝેશનના મહત્વ પર પ્રકાશ પાડતાં શ્રી ગડકરીએ જણાવ્યું કે ડિજિટલાઇઝેશન દ્વારા સમગ્ર તંત્રને પારદર્શક અને પરિણામલક્ષી બનાવી શકાય છે તેમણે કહ્યું કે ઇ માર્કેટ ભારતનું ભવિષ્ય છે અને માર્કેટિંગ ઉત્પાદન પ્રક્રિયા અને ડિજિટલાઇઝેશન આ ક્ષેત્રને નવી ઉયાઇ પર લઈ જઈ શકે છે

સ્થાનિક શેરોમાં કોવિડના વચ્ચે અને વૈશ્વિક બજારોમાં થયેલા નુકસાન સાથે કડાકો બોલ્યો હતો

સી

ની નિષ્ણાત પેનલે રશિયન રસી સ્પુટનિક વી ને આકસ્મિક ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે ડીસીજીએની આવશ્યક મંજૂરી પછી કોવિશિલ્ડ અને કોવેક્સિન પછી આકસ્મિક ઉપયોગ માટે આ ત્રીજી રસીને મંજુરી મળી છે

હૈદરાબાદ સ્થિત બહ્રાષ્ટ્રીય ભારતીય ફાર્મા કંપની રેડ્રીઝ લેબ દ્વારા રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે ભારતમાં રશિયન રસી માટે કરાર કરવામાં આવ્યો છે

શહેરમાં ગંગા નદીના વિવિધ ઘાટ પર પવિત્ર સ્નાન માટે દેશભરમાંથી ભક્તો હરિદ્વાર પહોંચ્યા છે તમામ સંત અખાડાઓ દ્વારા વહીવટી તંત્રે આપેલા સમય અનુસાર શાહી સ્નાનમાં ભાગ લીધો હતો નેપાળના છેલ્લા રાજા જ્ઞાનેન્દ્ર બીર વિક્રમ શાહ પણ શાહી સ્નાન માટે મહાકુંભમાં આવ્યા છે દરમિયાન હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમેળામાં જ આરટી પીસીઆર નેગેટીવ રીપોર્ટ હોય તેને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે

મેળા સ્થળની મુલાકાત દરમિયાન જાહેરમાં થૂંકવા પર કડક પ્રતિબંધ છે